જેમાં મોટી સંખ્યામાં મળી રહેલા આ યરસના પેકેટના મૂળનું પગેડું દબાવવા ઉપરાંત એજન્સીઓ વચ્ચે સંકલન સાધવાની ચર્ચા થઈ હતી

આ સર્વે કેન્દ્ર સરકારનાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણની રાષ્ટ્રીય આંકડાકીય કચેરી દ્રારા હાથ ધરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતે પોતાનો જ અગાઉનાં વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડ્યો છે

રાજકોટનાં શહેરી વિસ્તારમાં વધુ પાંચ પોઝીટીવ કેસ નોંધાયા છે અમરેલી જિલ્લામાં આજે કોરોનાનાં વધુ ચાર કેસ નોંઘાયા છે યાર પૈકી ત્રણ પોઝીટીવ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતની છે અને એક દર્દી અન્ય પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવવાથી ચેપગ્રસ્ત થયા છે

જામનગર જિલ્લામાં પણ આજે કોરોના પોઝીટવનાં વધુ બે કેસ નોંધાયા

નવાં આ બે કેસ ભરૂચનાં ભોલાવ અને આમોદ ખાતેથી નોંધાયેલા છે

દમણ દીવ અને દાદરા નગર હવેલીનાં પ્રશાસક પ્રકુલ્લ પટેલે જણાવ્યું કે દમણમાં વાયર કાપડ પ્લાસ્ટીક દવાઓ અને સ્ટીલ સહિતનાં હજારો ઔદ્યોગિક એકમો આવેલાં છે દમણનાં ઉધોગો ફરી ધમધમતાં થવા તે અંગે એક ઉધોગપતિએ માહિતી આપી

કેન્દ્રીયમંત્રી અર્જુન મેઘવાલ આ રેલીને સંબોધિત કરશે અમારા દમણના પ્રતિનિધિ જણાવે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીના દમણ સ્થિત કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી

દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપના પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ એ લોકડાઉનના સમયમાં ભાજપા દ્રારા કરાયેલા કાર્યની માહિતી આપી હતી અને દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલે દમણ દીવમાં વિકાસ કાર્ય અને પ્રધાનમંત્રીની યોજનાઓ અને આત્મનિર્ભર અભિયાનની માહિતી આપવામાં આપી હતી અમરેલી પશુ સંપદા અમરેલી જિલ્લાના પશુ ધનને આરોગ્ય કવય ઘેર બેઠાં પૂરૂ પાડવાની સુવિધામાં વધારો કરાયો છે

આઇ સાથે પીપીપી મોડલ પશુઓની સારવાર માટે આવી મોબાઇલ પશુ વાન શરૂ કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં પણ બે ફરતાં પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું હેલ્લા રો કચ્છમાં બનેલી સત્ય ઘટના વ્રજવાણી નો ઢોલ પર આધારિત ફિલ્મ હેલ્લારો કાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે દિગ્દર્શન અને કર્ણપ્રિય સંગીતને કારણે સફળ રહેલી તેમજ રાષ્ટ્રીય એવોર્ડ મેળવનારી ગુજરાતી પ્રથમ ફિલ્મ આ સ્તરે પહોંચી છે અમદાવાદ વિવિધ ભારતીના ઉદઘોષક અભિષેક શાહ દિગ્દર્શિત ઘણા બધા એવોર્ડ મેળવી યૂકેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારો અને મરાઠી ફિલ્મ માઈ ઘાટની કાન્સ ફિલ્મમાં પસંદગી કરવામાં આવી છે

તેમજ આ પક્ષીને રક્ષિત જાહેર કરાયું છે

સડેલા મૃતદેહની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે ગીધ એપ્રકૃતિનું સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી માત્રને માત્ર મૃત પશુઓને જ પોતાનો ખોરાક બનાવે છે મરેલા પશુઓમાં અસંખ્ય જીવાણુંઓ પેદા થાય છે જે માનવ જીવન માટે ખૂબ જ હાનીકારક સાબિત થઈ શકે છે પરંતુ ગીધ પ્રકૃતિનો ખૂબ જ અગત્યનો ભાગ છે અને માનવ જીવન માટે આશિર્વાદ રૂપ છે